અંદાજપત્રની જોગવાઇઓ નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું કે હવે આપણે ધીમે ધીમે કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યા છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ સરકારની નીતિઓને સહયોગ આપ્યો છે

આ ઉપરાંત ગુજરાતની ઐતિહાસિક સ્કૂલોને હેરિટેજ સ્કૂલ તરીકે જાહેર કરાશે

મીનો રસ્તો યાર માર્ગી કરાશે

વિસ્તારના વિકાસ માટે અપાતી ગ્રાન્ટ ચાલુ થઇ છે

નર્સરીઓ અને સેન્ટર ફોર એક્સલેન્સના સદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે ટ કરોડની જોગવાઈ કરી છે